દક્ષિણ કોરીયાના જીન ચી ઓનમાં રમાયેલી પ્રથમ હોકી મેચમાં ભારતીય મહિલા ટીમે દક્ષિણ કોરીયાને બે વિરૂદ્ધ એકથી હરાવ્યું

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમિત શાહ આવતીકાલે એનડીએના નેતાઓ સાથે બેઠક યોજવાના છે અને ચૂંટણીનાં પરિણામોના પગલે વ્યૂહ ઘડી કાઢશે શ્રી શાહ દ્વારા ભોજન સમારોહ પણ યોજવામાં આવ્યો છે આ બેઠકમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી બિહારના મુખ્યમંત્રી અને જનતાદલ યુનાઈટેડના પ્રમુખ નિતિશકુમાર શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને લોકજનશક્તિ પાર્ટીના વડા રામવિલાસ પાસવાન હાજર રહેશે આ પહેલાં ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક પણ યોજાઇ છે એક્ઝિટ પોલના પરિજ્ઞામોના પગલે ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર ફરીથી રચાવાની શકયતા હેતુથી આ બેઠક યોજાઇ છે

કેન્દ્રમાં મોરચા સરકાર રચવા માટે તેલુગુ દેશમ પાર્ટીના વડા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ વિવિધ પક્ષના નેતાઓ સાથે બેઠક યોજી રહ્યા છે ગઇકાલે નવી દિલ્હીમાં તેમણે કોંગ્રેસ પ્રમુખ રાહલ ગાંધી એનસીપી નેતા શરદ પવાર સાથે બેઠક યોજી હતી આ ઉપરાંત કેન્દ્રમાં ભાજપ વિનાની સરકાર રચવા માટે તેમણે અગાઉ પણ બેઠક યોજી હતી શનિવારે તેઓ લખનઉ ગયા હતા અને સમાજવાદી પાર્ટીના વડા માયાવતીને મળ્યા હતા લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ તથા સામ્યવાદી પક્ષના નેતાઓને પણ મળ્યા હતા આ અગાઉ તેમણે મમતા બેનરજી અરવિંદ કેજરીવાલ તથા માર્કસવાદી પક્ષના મહામંત્રી સીતારામ યેચૂરી સાથે પણ બેઠક કરી હતી

પોતાના બ્લોગમાં શ્રી જેટલીએ કહ્યું કે આટલા બધા એક્ઝિટ પોલ જ્યારે એક જ સંદેશો આપતા હોય ત્યારે વ્યાપક રીતે એ જ આખરી પરિક્ષામ હોય તેમણે કહ્યું કે અક્ઝિટ પોલ વ્યક્તિગત અભિપ્રાયના આધારે તૈયાર થાય છે અને તેમાં વોટિંગ મશીનની કોઇ ભૂમિકા હોતી નથી તેમણે કહ્યું કે વોટીંગ મશીન સાથે ચેડાંના આરોપ પણ પાયા વિનાના સાબિત થયા છે અને તે ગુરૂવારે સ્પષ્ટ થઇ જશે

રાષ્ટ્રીય હીતોને ધ્યાનમાં રાખીને લોકોએ મત આપ્યા છે

ગોલ્ડ રેઇનબો વિવિધ ભારતી અને અન્ય સ્થાનિક ચેનલો પર દર કલાકે ચૂંટણી સમાચાર પ્રસારીત કરાશે

અને પશ્ચિમ બંઘાળના કેટલાક વિસ્તારોમાં પ્રનઃમતદાન માટે રજ્આત કરી હતી બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રિય મંત્રીશ્રી પિયુષ ગોયલે આક્ષેપ કર્યો કે મમતા બેનરજી ભાજપના કાર્યકરો તથા ઉમેદવારોને ધમકી આપે છે તેને ધ્યાનમાં રાખીને મતગણતરી દરમિયાન અને પરિણામ જાહેર થયા બાદ વ્યાપક હીંસાની સંભાવના દર્શાવી તેમણે કેન્દ્રિય સલામતિદળો રાખવા પર ભાર મૂક્યો હતો આ ઉપરાંત ઓડીશા પશ્ચિમબંગાળ કર્ણાટક અને મધ્યપ્રદેશમાં મતગણતરી દરમિયાન પારદર્શીતા જળવાઇ રહે તેની ઉપર પણ ભાર મૂક્યો છે

પી રાજભાને પડતા મૂકયા છે રાજભારે લોકસભાની ચૂંટણીમાં તેમના પક્ષના ચિહ્ન ઉપર કેટલીક બેઠકો ઉપર ચ્રંટણી લડી હતી રાજયપાલ રામ નાઇકે રાજભારને તેમના પદ ઉપરથી હટાવવાની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભલામણને સ્વીકારી લીધી છે રાજભાર પછાતવર્ગ કલ્યાણ અને દિવ્યાંગજન સશક્તિકરણ મંત્રી હતા

કેન્દ્રમાં એનડીએ સરકાર ચાલુ રહેશે

તે અનુસાર કિલોગ્રામ કેલ્વીન મોલ અને એમ્પીયરની વ્યાખ્યા કરી છે

નવી દીલ્હીમાં સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ વિજ્ઞાન સલાહકાર ડોકટર આર ચિદમ્બરમે આ પ્રસંગે જણાવ્યું કે આ એક ક્રાંતિકારી ફેરફાર છે દેશની માપન પદ્ધતિમાં પરિવર્તન મહત્વનું છે

આ બીજીવાર વિદેશમંત્રીઓની બેઠક યોજાઇ રહી છે

આલ અઝીઝીયા કૌભાંડમાં તેઓ જેલમાં છે આ અગાઉ સર્વોચ્ચ અદાલતે તેમની અરજી ત્રણવાર નકારી કાઢી છે તેમને સાત વર્ષની સજા થઇ છે તેઓ સાતમી મે એ કોટ લખપત જેલમાં છ અઠવાડિયામાં જામીન બાદ પાછા ફર્યા છે

પ્રાથમિક રાઉન્ડની ગેમ આજે અને આવતીકાલે રમાશે ત્યારપછી નોક આઉટ રાઉન્ડની રમત રમાશે

દસ જેટલા ખેલાડીઓએ સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે અને તેમના ચંદ્રક નક્કી છે તેમાં છ પુરૂષ અને ચાર મહિલા મુક્કાબાજોનો સમાવેશ થાય છે ગયા વર્ષે ભારતે છ સુવર્ણચંદ્રક જીત્યા હતા

ઇજીપ્તના આંતરિક સુરક્ષા મંત્રાલયની યાદી અનુસાર એક એપાર્ટમેન્ટમાં વિસ્ફોટકો બનાવવામાં આવતાહતા ત્યાં દરોડા પાડવા હતા

તેમાં ત્રણ સલામતિ ગાર્ડનાં પણ મોત થયાં છે